શ્રી મોદીએ જણાવ્યું હતું કે પાંચ દ્રિલિયન ડોલરની વ્યવસ્થા એ કોઈ અયાનક આવેલો વિચાર નથી પરંતુ દેશની ક્ષમતાની ઊંડી સમજણમાંથી ઉદભવેલો વિચાર છે શ્રી મોદીએ કહ્યું કે ભારત અમર્યાદિત સંભાવનાઓ વાળો દેશ છે તેમણે વાસ્તવિકતા અને વ્રષ્ટિકોણ એ બંને વચ્ચેના અંતરને દૂર કરવા તમામને પોતાની શક્તિ અનુસાર યોગદાન આપવા આગ્રહ્ કર્યો હતો એક ટ્વીટમાં નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવકુમારે જણાવ્યું કે બેઠકમાં આર્થિક વૂદ્વિ સ્ટાર્ટઅપ અને નવા વિયારને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાનો મૂળ આધાર મજબૂત છે અને તેમાં ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા હાજર છે નીતિ આયોગના અર્થશાસ્ત્રીઓ અને પ્રમુખ ઉદ્યોગપતિઓ સાથેની બેઠકને સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે પ્રવાસન શહેરી વિકાસ માળખાગત અને કૃષિ આધારિત ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં અર્થતંત્રને આગળ વધારવાની અને રોજગાર પેદા કરવાની મોટી સંભાવના છે

રમણ આર સુભાષ રેડ્રી અને બી

ગવાઈની ખંડપીઠે ઇન્ટરનેટ સેવાના પ્રતિબંધને પડકારતી અરજીની સુનવાણી દરમિયાન આ મુજબ જણાવ્યું કોંગ્રેસના ગુલાબનબી આઝાદ અને કાશ્મીર ટાઈમ્સના સંપાદક અનુરાધાની રાજ્યમાં લાદેલા ઈન્ટરનેટ બંધને પડકારતી અરજી કરી હતી

વી રમણે કહ્યુ કે ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ એ કાયદાને આધીન છે

જોકે જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મોબાઈલ નંબર ફક્ત વસ્તી ગણતરી સંબંધિત સંદેશા વ્યવહાર માટે જ માંગવામાં આવશે અન્ય કોઈ હેતુ માટે નહીં અન્ય માહિતી કે જે દરેક ઘરની પાસેથી માંગવામાં આવશે તેમાં પરિવારનો ટેલિફોન મોબાઈલ ફોન સાયકલ સ્કુટર મોટર સાઈકલ કાર અથવા જીપ વાન રેડિયો લેપટોપ કોમ્પ્યુટરનો સમાવેશ થાય છે

રાજકીય પ્રવૃતિ માટે અપાતા ભંડીળમાં પારદર્શિતા લાવવાના ભાગરૂપે રાજકીય પક્ષોને અપાતી રોકડ રકમના વિકલ્પમાં ચૂંટણી બોન્ડ શરૂ કરાયા છે

ભારતીય સ્ટેટ બેંકની શાખાઓ નવી દિલ્હી ચંદીગઢ શિમલા શ્રીનગર દેહરાદુન ગાંધીનગર ભોપાલ રાયપુર મુંબઈ પટના અને લખનૌ શહેરોમાં આવેલી છે

ગઈકાલે તેમની ઉપરાજ્યપાલ જી

મુર્મુ સાથે તથા લશ્કરી અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી

બાદ ઉભી થયેલી પરસ્થિતિથી તેમને વાકેફ કરાયા હતા તેઓ રાજકીય અગ્રણીઓ તથા સમાજિક જૂથો તથા યુવાનોને પણ શ્રીનગરમાં મળ્યા હતા કોંગ્રેસ આ મુલાકાતે નિર્ધારીત પ્રવાસ ગણાવ્યો છે ત્યારે વિદેશમંત્રાલયે જણાવ્યું કે પરિસ્થિતિને સામાન્ય બનાવવાની સરકારી કામગીરી અંગે તેઓ માહિતી મેળવી રહ્યા છાં

શ્રી જોશીએ કહ્યું કે ગૌહાટી તેમજ આખો દેશ આ ભવ્ય ઉદઘાટનનો સાક્ષી બનશે

પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવી પડી હતી

પોલીસ દ્વારા ટૂંક સમયમાં આ આતંકવાદી દિલ્હી પોલીસને વધુ તપાસ માટે સુપ્રત કરવામાં આવશે

તે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતો હતો ત્યાંથી તેને પકડવામાં આવ્યોછે તામિલનાડુ અને દિલ્હીમાં અપરાધીક ઘટનાઓના સંદર્ભમાં પોલીસ તેને શોધતી હતી